અમારા સંવાદદાતાને જણાવ્યું કે રાજયમાં કોવીડથી સાજા થવાના દરમાં સતત સુધારો થઇ રહ્યો છે

નવી નીતી હેઠળ પીપીઈ ફેસ શિલ્ડ અને માસ્કની નિકાસને મંજૂરી આપી છે

યુએસ હેલી અમેરિકના ભારતીય અમેરિકન રાજકારણી નીક્કી હેલીએ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી યૂંટવાની વિનંતી કરી છે તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે તાકાત અને સફળતાનો રેકોર્ડ છે જ્યારે તેમના ડેમોક્રેટિક હરીફ જો બિડેન પાસે નબળાઇ અને નિષ્ફળતાનો રેકોર્ડ છે